રાજ્ય સરકારે આ માટેની તૈયારીઓ કરી લીધી છે અને કંપનીઓ અલગ તારવી છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આ અંગેની માહિતી આપી હતી વાયબ્રન્ટ માં માત્ર કરાર જ થાય છે તેવા વિરોધીઓ ના આક્ષેપ સામે મુખ્યમંત્રી એ કહ્યું કે જે ઉદઘાટન થવાના છે તેમાં અગાઉ ની વાયબ્રન્ટ ના વિવિધ તબક્કે થયેલા કરાર પણ સાકાર થવાના છે મુખ્યમંત્રી એ જણાવ્યું કે વાયબ્રન્ટ પરિષદ સફળતા પૂર્વકપૂર્ણ થઇ કે તરત જ રાજ્ય સરકારે રોકાણો સાકાર થાય તે દિશામાં આયોજન શરૂ કરી દીધું છે અને વાયબ્રન્ટ જાન્યુઆરી માં પૂર્ણ થયાના માત્ર બે જ મહિના માં રોકાણો ના ઉદઘાટન ખાતમુહૂર્ત અને કાર્યારમ્ભ શરૂ થઈજાય તેવી નેમ છે

પ્લેટફોર્મ નંબરની પહોળાઈ અને લંબાઈ વધારી આધુનીક બનાવાશે આ ઉપરાંત અંજારના બસ સ્ટેશનમાં ટાઉનહોલ અને દેવળીયા નાકા સવાસર નાકાના માર્ગોનું રિપેરીંગ કરાશે ચંદ્રવદન પટ્ટણી પંચાયત સુકાનીઓ રાપર તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતોની રવિવારે યોજાયેલી ચૂંટણી પછી નવા પ્રમુખોની ચૂંટણીઓ થઈ છે ફતેહગઢ ગ્રામ પંચાયતના સરપંચપદે ભીમજી પરમાર બાદરગઢમાં જીવતીબેન ગોહીલ જ્યારે પગીવાંઢના સરપંચપદે રાધાબેન તમાચી હરીફોને હરાવી વિજેતા થયા હતા

ભુજના મામલતદાર આર

સોનીની બદલી ખેડબ્રહ્મા કરવામાં આવી છે અબડાસાના મામલતદાર વી

પુજારાને ભાવનગર બદલાયા છે શ્રી સોનીના સ્થાને ભુજમાં સુશીલ પરમાર અને અબડાસામાં શ્રી પુજારાની જગ્યાએ સિધ્ધાર્થસિંહ ગઢવીને મુકાયા છે ચંદ્રવદન પટ્ટણી ભાનુશાલી સમાજ રેલી માજી ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની હત્ય સાથે સંકળાયેલા આરોપીઓને પકડી પાડવાની માંગણી સાથે ભુજ ખાતે ભાનુશાળી સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી કચ્છ ભાનુશાલી દેશ મહાજનના નેજા હેઠળ નિકળેલી રેલીને અંતે કલેકટર મારફતે સમયસર સમાજની લાગણી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું બીજીવાર સિધી ભાનુશાલી મહાજને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી આરોપીઓને સત્વરે ઝડપી પાડવા રજૂઆત કરી હતી ચંદ્રવદન પટ્ટણી વનડે મેચ ભારત અને ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચેની પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચ આજે નેતીયર ખાતે રમાશે ભારતીય સમય મુજબ થોડી વાર પછી જ મેચ શરૂ થશે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ તેમજ વનડે શ્રેણી જીતી લીધા પછી ભારતીય ટીમ જુસ્સો ધરાવે છે

ચંદ્રવદન પટ્ટણી હવામાન પૂર્વ કચ્છમાં અંજાર ભચાઉ ગાંધીધામ વિગેરે વિસ્તારોમાં થયેલ માવઠા પછી તાપમાન પર અસર થઈ છે અને ઉંચુ તાપમાન ઘટ્યું છે

જોકે ભેજનું પ્રમાણ વધુ હતું

મળતી વિગતો મુજબ ઘાસ ભરેલી ટ્રક વીજવાયરને અડી જતા શોર્ટ સર્કીટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે આગથી મોટા નુકશાનનો અંદાજ સેવાય છે

એ નિમિત્તે આજે ભુજ ખાતે નેતાજીની પ્રતિમાને ભુજ નગરપાલિકા અને અન્ય સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે